ગાંધીનગર ખાતે યોજાયેલા કરૂણા અભિયાન અંગેના વાર્તાલાપમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જીવદયાની સેવા કરતાં સંગઠનોને અપીલ કરી હતી કે ઘાયલ પક્ષીઓની સારવાર સમયે કોવિડ અને બર્ડ ફલની એસઓપીન પાલન કરવાની પુરી દરકાર રાખોએ

તેમણે ઉમેર્યું હતુ કે પતંગબાજીનો આનંદ એવી રીતે માણીએ કે એકપણ પક્ષીનો જીવ ના જાય

નેહલ ઠકકર મકરસક્રાંતિ મકર સક્રાંતિનો તહેવાર ઉજવવા માટે પતંગ દોરાથી માંડીને તલગોળમાંથી બનેલી વાનગીઓની ખરીદોનો ઉત્સાહ આખા રાજયામં જોવા મળ્યો છે કોરોનાનું જોર ઘટયું હોવાથી તહેવારનો ઉમંગ વધ્યો હોય તેવું બજારમાં દેખાય છે પોલીસ તંત્રએ મર્યાદિત લોકો ધાબા પર એકઠા થાય તેવી સૂચના બહાર પડી છે અને તેનો અમલ કરાવવા માટે કાલે ચેકિંગ હાથ ધરવાનો આયોજન પણ થઈ રહયું છે મકરસક્રાંતિ નિમિતે દાન પુણ્યનો પણ મહિમા હોવાથી મંદિરોમાં કોવિડની માર્ગદર્શિકા સાથે ધાર્મિક કાય કરવાની વ્યવસ્થા ગોઠવાઈ રહી છે

આજથી ધનુર માસનું સમાપન થાય છે તેથી માંગલિક કાર્યો પણ થઈ શકશે નેહલ ઠકકર ડેરી ઉધોગ કોવિડ મહામારી પછી દેશના બ સહકારી દૂધ ઉત્પાદન અને વેંચાણ સંઘોએ ગયા મહિન દૂધ અને દૂધની બનાવટોનું નોંધપાત્ર વેંચાણ કર્યું છે ગુજરાત સહકારી દૂધ વેંચાણ મહાસંઘે જણાવ્યું છે કે અમૂલે ગયા મહિને અત્યાર સુધીનું વિક્રમ રૂપ વચાણ કર્યું છે

મંત્રાલયે કહયું છે કે આવી પરિસ્થિતિમાં રાજયોના આરોગ્ય વિભાગ અને વન વિભાગની સાથે મળીને કામ કરવું જોઈએ મરઘા ઉછર કેન્દમાં વિશેષ સાવધાની રાખવા માટે પણ જણાવવામાં આવ્યું છે જેથી ત્યાં બર્ડ ફલુનો ચેપ ના ફેલાય કેમ કે તેનાથી મરઘા પાલકોને ઘણાં મોટા પ્રમાણમાં આર્થિક નુકશાન થવાની ભીતી સેવાઈ રહી છે મંત્રાલયે કહયું છે કે એવું પણ જાણવા મળ્યું છે કે ઘણા બધા રાજયોમાંથી મરઘા અને તેની સાથે જોડાયેલ ઉત્પાદનોને બીજા રાજયોમાં મોકલવા પર પ્રતિબંધ મકયો છે મંત્રાલયે આ નિર્ણય ઉપર ફરીતી વિચાર કરવાની અપીલ કરી છે કેમ કે તેનાથી મરઘા પાલન વ્યવસાય પર વિપરીત અસર પડાવનો સંભાવના છે નેહલ ઠકકર કોરોના રાજય રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે રાજ્યમાં ચાર મહિનામાં બાદ એક દિવસમાં સૌથી ઓછા કેસ નોંધાથા છે

પુણની નેશનલ ઈન્સ્ટોટયુટ ઓફ વાયરોલોજીના રીપોર્ટમાં યુવક કોરોનાનો નવો સ્ટ્રેઈન હોવાની પુષ્ટિ કરાઈ છ